આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશ વિદેશમાં યોગાભ્યાસ કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવી

જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને હજારથી વધુ સાધુ સંત મહંત તથા ધર્માચાર્ય જોડાયા છે જે ઘટના ખુદ રેકોર્ડ બનવા જઇ રહી છે ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોએ સમૂહમાં યોગાસન કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી આજે કરી હતી ઐતિહાસિક ધાર્મિક તથા પુરાતત્વ મૂલ્ય ધરાવતા સ્થળ ઉપર યોગસાધકો દ્વારા નિદર્શન યોજાતા ઉજવણીના વિરાટ ફલકમાં વિશિષ્ટ રંગ ઉમેરાયા હતા અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ રાજ્યપાલ ઓ

કોહલી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું હજારો યોગ સાધકો સાથે યોગાસન તથા પ્રાણાયમનો કાર્યક્રમ પુરો થયા બાદ શ્રી રૂપાણીએ ગુજરાતમાં યોગ બોર્ડ રચવાની જાહેરાત કરી હતી

પાંચમા યોગ દિવસની ઉજવણી યાદગાર બનાવવા સોમનાથ મહાદેવ મંદિર તથા દ્વારકાના જગત મંદિરનું પ્રાંગણ સવારે દર્શનાર્થીને બદલે યોગ સાધકોથી ઉભરાયું હતું અને સૌએ સામૂહિક યોગ કર્યા હતા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક અને ચોટીલા ડુંગર અને તરણેતર જેવા ધાર્મિક સ્થળ યોગ નિદર્શનનું કેન્દ્ર બન્યા હતા ગાંધીનગરના અક્ષરધામ ખાતે યોજાયેલા યોગાભ્યાસમાં જોડાયેલા યુવા સાધકોની હારમાળાને લીધે લાલ પથ્થરથી બનેલું સંકુલ અનુપમ લાગતું હતું

જૂનાગઢ ખાતે આવેલી તમામ ઐતિહાસિક ઇમારત જેવી કે મહોબત મકબરો ઉપરકોટ વેલિંગડન ડેમ તથા ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હરિયાળા પરિસરમાં પણ અગ્રણી નાગરિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો કચ્છ જિલ્લામાં માંડવી બીચ ધોળાવીરા જેવું ઉત્ખનન સ્થળ લખપત કિલ્લો તથા ભૂજના છતરડી અને આયના મહેલ જેવા ઐતિહાસિક સ્થળ યોગાભ્યાસનું આકર્ષણ બન્યા હતા પશ્ચિમ કચ્છમાં સરહદ નજીક ખાવડા ખાતે કોટેશ્વર નારાયણ સરોવર ખાતે બી એસ એફ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો

ડાંગ જિલ્લામાં આહવા ખાતે આવેલ ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો જામનગરમાં બેનમૂન સ્થાપત્યનો નમૂનો ગણાતા લાખોટા તળાવની પાળે યોજાયેલા યોગાભ્યાસમાં કેબિનેટ મંત્રી આર

ફળદુ પણ જોડાયા હતા સુરત શહેરમાં પણ યોગાભ્યાસ યોજાયો હતો

નવસારી નજીક દાંડીના દરિયા કિનારે નજીક સત્યાગ્રહ સ્મારક ખાતે પણ યોગભ્યાસ વડે ઉજવણી કરાઈ હતી અમદાવાદ ખાતે માહિતી પ્રસારણ મંત્રાલયની આર

કચેરી દ્વારા યોગ નિદર્શન યોજાતા તેમાં યુવા સાધકો બહોળી સંખ્યામાં જોડાયા હતા રાજકોટ દૂરદર્શન કેન્દ્રના કર્મચારીઓ દ્વારા પણ યોગાભ્યાસ યોજાયો હતો જયારે અમદાવાદના આકાશવાણી કેન્દ્રમાં સૌએ યોગાસન તથા પ્રાણાયામ વડે જિંદગી ખુશખુસાલ બનાવવા તરફ આગળ વધવા અને યોગાસનને આદત બનાવવા સંકલ્પ લીધો હતો માનસિક હતાશા અને ડિપ્રેશનને કારણે સમાજમાં વધતાં આત્મહત્યાના બનાવો નિવારવામાં યોગ સાયકોથેરેપી અને લાઇફ સ્કીલ ડાયનેમિક મેડિટેશન ગેટકીપર અંગે એક તાલીમ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઇ ગયો કચ્છના મનોચિકિત્સક અને ઓમ ફાઉન્ડેશનના ડોક્ટર પંડિત દેવ જ્યોતિ શર્માએ જણાવ્યું કે યોગ સાયકોથેરેપીથી ડિપ્રેશન અને આત્મહત્યાના બનાવો ઘટાડવામાં મદદ મળશે

આયુષ મંત્રાલયે ગઇકાલે આ જાહેરાત કરી હતી

આગામી કેન્દ્રીય બજેટ અંગે આજે નવી દિલ્હીમાં મળેલી રાજ્યના નાણામંત્રીઓની બેઠકમાં રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતને વધુ પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવા પર ભાર મુક્યો હતો